પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આજે યોજાનારી બેઠક પહેલાં વિપક્ષના શાસન હેઠળના રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાયેલી બેઠકમાં આ મુદ્દે એકસમાન નીતિ અપનાવવા અંગે ચર્ચા કરાઈ હતી એટર્ની જનરલ કે

વેણુગોપાલે અગાઉ મત વ્યક્ત કર્યો હતો કે જીએસટીના અમલ બાદ રાજ્યોની આવકમાં ઊભી થનારી ઘટની ભરપાઈ પોતાની તિજોરીમાંથી આપવા કેન્દ્ર સરકાર કાનૂની રીતે બંધાયેલી નથી

આ અભિયાન અંતર્ગત તમામ કામગીરી સમાજ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી છે પોરબંદર જિલ્લો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતો છે નશા મૂક્ત અભિયાન હેઠળ પોરબંદરમાં સવિશેષ કામગીરી થાય તે ખુબ જરૂરી છે આ કામગીરી માટે પોલિસ વિભાગ આરોગ્ય વિભાગ નશાબંધી અને આબકારી વિભાગના સફયોગથી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે

મેડિકલ ફી રાહત રાજ્ય સરકારે કોરોનાના લીધે ઊભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઈને મેડિકલ તથા પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને જૂલાઈમાં ભરવાની થતી ફી યાર ફપ્તામાં ભરવાની સગવડ કરી આપી છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે ફીનો પહેલો હપ્તો સપ્ટેમ્બરમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર માસમાં ભરવાનો રહેશે

તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોય અને સમગ્ર સત્રની ફી એક સાથે ભરવા માગતા હોય તો તેઓ બધી જ ફી એક સાથે ભરી શકશે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે

એનટીએએ જણાવ્યું છે કે આ પરીક્ષા કોવિડના સંક્રમણને રોકવા માટેના સલામતીના નિયમોની જાળવણી સાથે લેવાશે

જેઈઈની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે

જ્યારે વન ડે ક્રિકેટમાં બેટિંગમાં ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્માએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મીથે પ્રથમ અને બોલરોની સૂચિમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે પ્રથમ સ્થાન મેળવ્યું છે